પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધતા જતા રણને રોકવા અંગે સંયુક્ત રાષ્ટ્ર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુરોપીયન દેશો સાથે ભારતના આર્થિક સંબંધો મજબુત કરવાના ભાગરૂપે ત્રણ યુરોપીયન દેશોની સત્તાવાર યાત્રા પર જવા રવાના થયા

યુએસ ઓપન ટેનિસની મેચમાં રાફેલ નડાલે પુરૂષોની એકલ મેચનો

આ યાત્રાનો ઉદ્દેશ્ય આ ત્રણ યુરોપીય દેશો સાથે ભારતના રાજનૈતિક અને આર્થિક સંબંધ મજબૂત કરવાનો છે યાત્રાના પ્રથમ ચરણમાં શ્રી કોવિંદ આઈસલેન્ડ પહોંચશે અને ત્યાંના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આભાર નિહારીકા રવિયા સાથે વાતચીત કરશે

પોતાના પ્રવાસ દરમ્યાન શ્રી કોવિંદ સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ બોરૂત પાહોર તથા રાષ્ટ્રીય એસેમ્બલી અધ્યક્ષ સાથે વાતચીત કરશે

રાજ્યની ન્યાયિક અકાદમીના અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ ગઈકાલે જણાવ્યું કે જમ્મુ કાસ્મીરમાં કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં વિધાનસભા બનાવવામાં આવશે પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં વિધાનસભા નહીં હોય તેના પર કેન્દ્ર સરકારનું સીધું નિયંત્રણ રહેશે

ઉધમપુરના જિલ્લા વિકાસ કમિશનર એસ

મી સુધી ઉધમપુરથી જમ્મુ જવા માટે સાયકલ યલાવી હતી

જેમણે વિવિધ વસાહતો અને બજારોના વિસ્તારોમાં ફરીને સૂત્રોચ્યાર કર્યા હતા

હજારો મુસાફરોને હવાઈ મથકે ન જવા જણાવવામાં આવ્યું છે